કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સી બી

નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં સીમા સડક સંગઠનની મુળભુત માળખાકીય બાબતો પરીયોજનાઓની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું કે સંગઠન લક્ષ્ય પ્રાપ્ત કરવા પુરા જોશ સાથે કામ કરી રહ્યું છે બેઠકમાં સરહદી વિસ્તારો સાથે સંપર્કની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી બેઠકમાં ચાલુ પરીયોજનાઓને પ્રોત્સાહન આપવા તેમજ મહત્વપુર્ણ માર્ગો પુલો સુરંગોના નિર્માણ કાર્યને જલ્દીથી પુર્ણ કરવા અંગે ચર્ચા થઇ હતી

જેની પ્રશંસા કરતા સંરક્ષણ મંત્રીએ બધા જ કર્મચારીઓને આહવાન કર્યુ કે તેઓ આ જ પ્રમાણે કામ કરતા રહે અને મહત્વપુર્ણ સિધ્ધી પ્રાપ્ત કરે સીમા સડક સંગઠન માટે આધુનીક અદ્યતન ઉપકરણો ઉપલબ્ધ કરાયા છે સ્વેદેશી ટેકનોલોજીથી મોડયુલર પુલ બનાવવાની ટેકનોલોજીનું પણ સંગઠન ધ્વારા સફળ પરીક્ષણ કરાયું છે ભારત અમેરીકા ભારત અને અમેરીકાએ ભારત પ્રશાંત ક્ષેત્રને સ્વતંત્ર મુકત સમાવેશી શાંતીપુર્ણ અને સમૃધ્ધ બનાવવાની દિશામાં કામ કરવાની પ્રતિબધ્ધતા દોહરાવી છે બંને દેશોએ સંયુકત રાષ્ટ્ર અને વિશેષ રૂપે સુરક્ષા પરીષદમાં તા

વિદેશ સચિવ ઠર્ષવર્ધન શ્રંગલા અને અમેરીકાના નાયબ વિદેશ મંત્રી ડેવીડ હાલેએ સહિયારા હિતની ક્ષેત્રીય અને વૈશ્વિક બાબતો પર વિચાર વિમર્શ કર્યો આ વાતયીત બંને દેશોના વિદેશ મંત્રાલય વચ્ચે ગઇકાલે વર્યુઅલ બેઠકના માધ્યમથી થઇ હતી બેઠકમાં ભારત અમેરીકાએ વ્યાપક વૈશ્વિક રણનૈતિક ભાગીદારી અંતર્ગત રાજનૈતિક આર્થિક વાણીજયીક અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ સહિત તમામ મુદ્દાની સમીક્ષા કરવામાં આવી હતી

આ વર્ષે મંત્રીસ્તરીય મંત્રણા ભારતમાં યોજાશે

અમેરીકાએ આ બાબતે વિદ્યાર્થીઓના હિત બાબતે અને તેમની મુશ્કેલીઓ દુર કરવાના બધા ઉપાય કરવા વિશ્વાસ વ્યકત કર્યો હતો આ અંગે દિશા નિર્દેશો હજુ તૈયાર થવાના છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તીએ પાંચસો પાંચ કોરોનાના દર્દી છે

મંત્રાલયે કહયું કે ભારતે આ મહામારીથી બચવા અસરકારક તા

જેમાં ઓકસીજન આઇસીયુ વેન્ટીલેટર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે

કોવેક્સિન કોવિડ મહામારીને અટકાવવા માટેની સ્વદેશી રસી કોવેક્સિન પણ વશ્વિક દોડમાં સામેલ છે

ભારતીય તબીબી સંશોધન પરિષદે ભાત બાયોટેક આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે મળીને આ રસી તૈયાર કરી છે જ્યારે ઝાયડસ કેડિલા નામની કંપની ઝાયકોવ ડી નામની રસી તૈયાર કરી રહી છે વૈશ્વિક મહામારીના અંતનો પ્રારંભ સુનિશ્ચિત કરતા હાલમાં જ ભારતના ઔષધ નિયંત્રણ વડાએ કોવેક્સિન અને સાયકોડી વેક્સિનના માનવ પરિક્ષણને મંજૂરી આપી છે

આ અંગે તમામ શિક્ષણવિદો પાસેથી અભ્યાસક્રમ ઘટાડવા અંગે સુચનો મંગાવવામાં આવ્યા હતા

ધરપકડ કરાયેલ શખ્સ આતંકી સંગઠન જૈશ એ મહમ્મદના આતંકવાદીઓને શરણ આપનાર વ્યક્તિને સહયોગી છે આ કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા દ્વારા આ સાતમા આરોપીની ધરપકડ કરાઈ છે

હિમાલયની ઉત્તરીય સરહદ પર અતિશય ઉંચાઇવાળા દુર્ગમ સ્થળો પર પડકારોનો સામનો કરવા વિશેષ કૌશલ્ય અને વિશેષ વિમાનોની જરૂર પડે છે વાયુસેનાને જે નવા વિમાન મળ્યા છે તેનાથી વાયુ સૈનિકોનું મનોબળ વધુ મજબૂત થયું છે ભારતીય વાયુસેનાએ લદ્દાખમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે ગૃહમંત્રાલય સમિતિ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશન રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દ્રિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા થયેલા નિયમ ભંગની તપાસમાં સમન્વય લાવવા એક આંતર મંત્રાલય સમિતિની રચના કરી છે આ સમિતિ નાણાંકીય ગેરવ્યવહાર કાયદા આવકવેરા કાયદા તેમજ વિદેશી ભંડોળ નિયંત્રણ કાયદા જેવા વિવિધ કાયદાઓના નિયમોનું ટ્રસ્ટ દ્વારા થયેલા ઉલ્લંઘનની તપાસમાં સમન્વય કરશે એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઇડીના એક વિશેષ નિદેશક આ સમિતિના અધ્યક્ષ હશે

સરકાર દ્વારા હેલિકોપ્ટરના માધ્યમથી જંતુનાશકનો છટકાવ કરવામાં આવ્યો

મંત્રાલયે જણાવ્યું હતું કે રાજસ્થાનને બાદ કરતા અન્ય રાજ્યોમાં તીડના લીધે પાકને કોઈ મોટું નુકસાન થવાના સમાચાર નથી મંત્રાલયે વધુમાં કહ્યું કે તીડ નિયંત્રણ માટે વિદેશમાંથી પણ ખાસ ઉપકરમ મંગાવ્યા છે અમેરિકા ટિકટોક અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ કહ્યું છે કે અમેરિકા ટિકટોક સહિત ચીનની સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ લગાવવા પર વિચારણા કરી રહ્યું છે એક ટેલિવિઝન ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ એપ યુઝર ડેટા ચીની સરકારને ઉપલબદ્ધ કરાવે છે અમેરિકી સાંસદોએ જેને રાષ્ટ્ર માટે ખતરારૂપ લગાવ્યું હતું

અનંતનાગના ડેપ્યુટી કમિશનર ક્રલદીપ ક્રિષ્નર સિધ્ધએ ગઈકાલે અધિકારીઓ અને એન્જિનિયરો સાથે બેઠક થોજીને વ્યવસ્થાને અંતિમ રૂપ આપ્યું હતું તેમણે અનંતનાગના ચીફ મેડિકલ ઓફીસર અને બ્લોક મેડિકલ ઓફીસરને સૂચના આપી હતી કે સૂચિત સ્થળ પર તમામ જરૂરી ઉપકરણો અને સુવિધાઓ સાથે તબીબી શિબિર લગાવવામાં આવે